તેવી રીતે અન્ય બે રાજયમંત્રીઓ શ્રી કિશન રેડી અને નિત્યાનંદ રાયે પણ ગૃહમંત્રાલયમાં પોતાનો કારભાર સંભાળી લીધાના અહેવાલ છે કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે આજે તેમના કેન્દ્રીય રક્ષા મંત્રાલયનો કાર્યભાર સંભાળતા પહેલા નવી દિલ્ફી ખાતે શફીદ સ્મારકની મુલાકાત લીધી ફતી તેમણે દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોને શ્રધ્ધાજલી આપતા કહ્યુ હતું કે રાષ્ટ્રની સુરક્ષા અને મજબુતી માટે તેઓ ફંમેશ તત્પર રફેશે કેન્દ્રીય પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલયનું પદભાર સંભાળતા કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવેડકરે જણાવ્યુ હતું કે પર્યાવરણ સુરક્ષા અને તેને લગતા તમામ મુદાઓનું નિરાકરણ લાવવા સરકારની પ્રાથમિકતા રહેશે તેમણે જણાવ્યુ ફતું કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ પેરિસ શિખર સંમેલમાં દઢતાથી જળવાયુ પરિવર્તન અંગે મુદાઓ પર ભાર મુકવામાં આવશે અને તેમનું મંત્રાલય પર્યાવરણ અને તેની રક્ષા તથા વિકાસ એક સાથે થાય તે અંગે કાર્યવાફી હાથ ધરશે

જ્યારે પત્રકાર સાથેની વાતચીતમાં પાર્ટી પ્રવકતા રણદીપ સુરજવાલાએ જણાવ્યુ ફતું કે સંસદના આગામી સત્રની રણનીતી માટે કોગ્રેસે તૈયારી કરશે

આ બજેટ વચગાળાનું રફેશે જેમાં બજેટ ફાળવવામાં આવનારી રકમમાં ફેરફાર માત્ર આવશ્યક બાબતોમાં જ સ્વીકારવામાં આવશે નાણા મંત્રાલય તરફથી આ પ્રકારના તમામ આવેદન સાતમી જુન સુધી મોકલી આપવા જણાવવામાં આવ્યુ છે દરમ્યાન મંત્રાલય વધુમાં જણાવ્યુ હતું કે વચગાળાના બજેટમાં જે અનુમાન લગાવવામાં આવ્યા છે તેને બદલવામાં નફિ આવે જો વચ્યગાળાનું બજેટ રજુ થયા બાદ કોઈ મંત્રાલયમાં એવી સ્થિતિ ઉભી થાય કે તેને વધારાની રકમ ફરજીયાત જોઈએ જે છે તો તે અંગે વિચારણા કરી શકશે આ માટે તમામ મંત્રાલયો પાસેથી સાતમી જુન સુધીમાં તેમની માંગણી નાણામંત્રાલયના બજેટ ડિવીઝનને મોકલી આપવા જણાવવામાં આવ્યુ છે

એવુ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ એજ્યુકેશન એકસ્પો ખુલ્લુ મુકતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું વધુમાં તેમણે એમ પણ જણાવ્યુ ફતુ કે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પુર્વે આ એશ્યુકેશન રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ છે

મુખ્યમંત્રીએ વિવિધ શૈક્ષણિક સ્ટોલ્સની મુલાકાત લઈ શિક્ષણ કારકિર્દી માર્ગદર્શન ની વધુ વિગતો પણ મેળવી હતી